વિવિધ રાજકીય પક્ષોના લોકપ્રિય પ્રચારકો દેશના વિવિધ ભાગોમાં ચુંટણી સભાઓ યોજી રહ્યાં છે

કોંગ્રેસ પ્રમુખ રાહ્લ ગાંધી પંજાબમાં પ્રચાર કરશે

ભાજપના વરિષ્ઠ નેતાઓ સુશ્રી સુષ્મા સ્વરાજ કલરાજ મિશ્રા યોગી આદિત્યનાથ કેશવ પ્રસાદ મોર્ય મનોજ તિવારી અને દિનેશલાલ યાદવ નિરફઆ ધ્વારા આજે રેલી યોજવામાં આવી છે કોંગ્રેસ મહામંત્રી અને ઉત્તર પ્રદેશ ઈન્યાર્જ પ્રિયંકા ગાંધી વાડરા આજે વારાણસીમાં રોડ શો કરી ઉમેદવાર અજય રાય માટે પ્રયાર કરશે

મહાગઠબંધન ધ્વારા મઉ અને દેવરિયામાં જાહેર સભા રાખવામાં આવી છે અને તેમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત અગ્રણીઓ હાજર રહેશે તેઓ મહારાજગંજમાં પણ જાહેરસભા સંબોધવાના છે

ઈન્ડીયા એબ્રોડ ન્યુઝ સર્વિસ ઈકોનોમીક ટાઈમ્સ અને સ્વરાજ માસ મીડીયાને આ નોટીસ આપી છે

તેમાં મુખ્ય યુંટણી અધિકારીઓ તથા જીલ્લા ચુંટણી અધિકારીઓ હાજર રહેશે ગુજરાત કેરળ તમીલનાડુ તથા પુડચ્ચેરી અને લક્ષદ્વીપના અધિકારીઓ તેમાં ભાગ લેવાના છે

કેન્દ્રીય મંત્રીઓ શ્રી મુખ્તાર અબ્બાસ નકવી અને નિર્મલા સીતારમણે ગઈકાલે આ અંગે રૂબરૂ ફરીયાદ કરી હતી બાદમાં પત્રકારો સાથેની વાતયીતમાં તેમણે કહયું કે અસમાજિક તત્વો તૃણમુલ કોંગ્રેસના ટેકાથી હોટલોમાં અને ધર્મશાળાઓમાં આશ્રય લઈ રહથાં છે અને તેઓ યુંટણી વિસ્તારોમાં હિંસા ફેલાવે છે

દરમિયાન તૃણમુલ કોંગ્રેસે આરોપ મુકયો છે કે ભાજપ પ્રમુખના રોડ શોમાં રાજય બહારના લોકો હતા અને તેમણે હિંસા ફેલાવી હતી

વારાણસીમાં પ્રધાનમંત્રી માટે કરેલા વિવાદાસ્પદ નિવેદનના પગલે આ નોટીસ આપી છે

નાયબ જુથની કંપની સાથે તે સંકળાયેલ છે અને તેની નાગપુરમાં આવેલી વેપારી સંકુલને પણ જપ્ત કરાયું છે સીબીઆઈ ધ્વારા તયાલજુથની ત્રણ કંપનીઓ સામે ફરીયાદ કરાતાં ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે બે બેંકોના પાંચસો ચોવીસ કરોડ રૂપિયાની ગેરરીતીના આ કંપની સામે આરોપ છે બનાવટી કંપનીઓના આધારે આ ભંડોળની હેરફેર કરાઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે

બે દિવસની મંત્રીસ્તરીય બેઠકના સમાપન સમયે ગઈકાલે નવી દિલ્ફીમાં આ અંગેનું નિવેદન બહાર પાડયું હતું

નિવેદનમાં ડબલ્યુટીઓની સુધારા પ્રક્રિયામાં વિકાસને આધાર આપવા તથા અપીલ સત્તામંડળની ખાલી જગ્યાઓ પુરવા પર ભાર મુકથો છે

આ માટે પડકારોનો ઝડપથી ઉકેલ લાવવા તમામ સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે

તેના કારણે ભુતળના પાણી પરનું વપરાશનું દબાણ ઘટાડી શકાય ટ્રીબ્યુનલના અધ્યક્ષ જસ્ટીસ આદર્શક્રમાર ગોયલે આ અંગે કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ત્રણ મહિનામાં અહેવાલ રજુ કરવા જણાવ્યું છે અને તેમ કરવામાં નિષ્ફળ જશે તો પગલા લેવાની ચીમકી આપી છે અત્યાર સુધીમાં નવ રાજયો અને પાંચ કેન્દ્ર શાસીત પ્રદેશોએ કાર્ય યોજના રજુ કરી છે

તેઓ આજે ભુવનેશ્વરમાં મુખ્ય સચિવ આદિત્યપ્રસાદ પાંધી અને અન્ય અધિકારીઓને મળશે દરમિયાન રાજય સરકારે મકાનોને થયેલા નુકસાનની મોજણી હાથ ધરી છે ગઈકાલે બીજા દિવસે આ ટુકડીએ કટકની મુલાકાત લીધી તથા પુરીના દરિયાકાંઠાના વિસ્તારોની નુકસાનનું સર્વેક્ષણ કર્યુ હતું બે ટુકડીઓ પૈકી એક ટુકડીએ કટકના નિયાલી અને કાંતાપાડા વિસ્તારની મુલાકાત લીધી જયારે બીજી ટુકડીએ ખુરદા અને પુરી વિસ્તારની મુલાકાત લીધી હતી

વિકાસશીલ દેશોમાં વધુ વ્યાપક સમજુતી ઉભી થાય અને ક્રદરતી આફતોની અસર ઘટે તથા આબોહવા પરિવર્તનથી રાહત મળે તે માટે આ વૈશ્વિક ભાગીદારી ઉભી કરવામાં આવી છે વિશ્વ બેંકની સહાયથી આ સંસ્થા કાર્ય કરે છે

સોચી ખાતે પત્રકારોને સંયુકત સંબોધનમાં શ્રી પુટીને કહયું કે થોડા દિવસ પહેલા જ શ્રી ટ્રમ્પ સાથે ફોન પર વાતચીતમાં આ ઈચ્છા દર્શાવી હતી તેની ફલશ્રુતિ રૂપે ગઈકાલે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓ સાથે બેઠક યોજાઈ હતી તેમણે સ્પષ્ટતા કરી કે અમેરિકાની યુંટણીમાં રશિયાએ કોઈ ભુમિકા ભજવી નથી શ્રી પોમ્પીઓએ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે પણ સાચીમાં બેઠક કરી હતી અને તેમાં ઈરાન સીરીયા યુકરેન વેનેઝ્રએલા તથા ઉત્તર કોરિયાના પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી

ટવીટર પર જણાવ્યા અનુસાર ઈજાના કારણે તેણે આ નિર્ણય લીધો છે રોમમાં તેનો મુકાબલો તેની બહેન વીનસ વીલીયમ્સ સામે થવાનો હતો

ઈટાલીયન ઓપનમાં તે ચારવાર ચેમ્પીયન બની છે અને સૌથી વધુ વાર વિજેતા બનવાનો વિક્રમ ધરાવે છે